પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ સમર્પિત ફ્રેટ કોરીડોરના ન્યુ ભાગલપુર ન્યુ ખુર્જા વિભાગનું વિડિયો માધ્યમથી ઉદ્વાટન કર્યું કેન્ સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે કાલે છઠ્ઠા તબક્કાની વાતચીત થશે દેશમાં કોવિડના નવા કેસોમાં થઇ રહેલો સતત ઘટાડો

આ મહત્વકાંક્ષી કોરિડોર રાષ્ટ્રને સમર્પિત કરતા શ્રી મોદીએ કહ્યું કે આ કોરિડોર આત્મ નિર્ભર ભારતનું માધ્યમ બનશે અને તેનાથી કિસાન રેલને મદદ મળશે

આ કોરીડોર ખુલવાથી સ્થાનિક ઉદ્યોગો માટે નવી સંભાવનાઓ ઉભી થશે આનાથી કાનપુર દિલ્હી વચ્ચેની મુખ્ય રેલ લાઇન પર વાહન વ્યવહાર ઘટશે અને રેલગાડીઓ ઝડપથી યાલશે

કેન્દ્ર સરકારે ક઼ષિ કાયદાઓનો વિરોધ સમાપ્ત કરવા પ્રદર્શનકારી ખેડૂત સંગઠનોને આવતીકાલે વાતચીત માટે આમંત્રિત કર્યા છે

બેઠકમાં કૃષિ કાયદા ઉપરાંત ન્યુનતમ સમર્થન મૂલ્ય તેમજ વાયુ ગુણવતા અને વિજળીથી જોડાયેલા કાયદાઓ પર ચર્ચા થશે

સરકારે ડુંગળીની કિંમત વધવાને કારણે સપ્ટેમ્બરમાં તેના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો

વૈકેયા નાયડુએ યુવાનોને કોવિડ રોગયાળાથી ઉત્પન્ન થયેલા પડકારોને અવસરમાં બદલવા અનુરોધ કર્યો છે

તો ઘણા ક્ષેત્રો નવા અવસરો પણ ઉભા થયા છે

અને આ માનવ સંશાધનનો ઉપયોગ કરીએ તો યુવા તથા મહિલાઓ દેશના વિકાસમાં મહત્વના ભાગીદાર બની શકે છે ઉપરાષ્ટ્રપતિએ રામી સદીની જરૂરીયાતો અનુસાર કૌશલ્ય વિકાસ પર ભાર મૂક્તા તેમાં ખાનગી ભાગીદારી માટે આહવાન કર્યું હતું

તેમની સાથે પ્રવાસ કરનાર પ્રવાસીઓ તેમના પરિવારજનોનું વ્યાપક કોન્ટેક્ટ ટ્રેસીંગ કરાઈ રહ્યું છે અન્ય નમુનાઓનું જીનોમ સીકવનસીંગ કરાઈ રહ્યું છે મંત્રાલયના જણાવ્યા અનુસાર સ્થિતિ પર ઝીણવટીભરી દેખરેખ રખાઈ રહી છે તથા રાજ્યોને સર્વેલન્સ કન્ટેન્ટમેન્ટ પરીક્ષણો વગેરે માટે સતત સૂચનાઓ અપાઈ રહી છે

આ તમામ પોઝીટીવ દર્દીઓના નમુના જનીન પરીક્ષણ માટે મોકલાયા છે બ્રિટનમાં કોરોનાના વાયરસના નવા પ્રકારની માહિતી મળતા સરકાર સક્રિય બની નિવારક વ્યૂહરચના અપનાવી છે

તેમણે ઉમેર્યું કે ડાાજાએ પ્રધાનમંત્રીની આત્મનિર્ભરની હાકલના પ્રતિસાદરૂપે કોવિડ સમયગાળામાં ન્યુમોકોકલ રસી વિકસાવી અને તેની મંજૂરી મળી તેમણે કહ્યું કે ભારત માટે આ ઐતિહાસિક ક્ષણ છે

જેમાં વાયરસના નવા સ્વરૂપના પ્રસાર તેનાથી લોકોનું બિમાર પડવું પરીક્ષણ ઉપચાર અને રસીકરણ પર તેના પ્રભાવ વગેરેનો સમાવેશ થાય છે

માઈક રયાને કહ્યું કે નવો રોગયાળો વધુ ગંભીર હોઈ શકે છે તેનો સામનો કરવા આપણે સાથે મળીને કામ કરવું આવશ્યક છે

ભારતની બીજા દાવની શરૂઆત ખરાબ રહી મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પુજારા જલ્દી આઉટ થઈ ગયા હતા

મુખ્યમંત્રી કચેરીના નિવેદનમાં જણાવ્યા અનુસાર જાણીતા શૂટર રાહી સરનોબન અને તેજસ્વીની સાવંત તીરંદાજ પ્રવિણ જાદવ અશ્વિની સાબતે તથા પેરા શૂટર સ્વરૂપ ઉનલકરને આ નાણાકીય સહાય અપાઈ છે